પોર્ટુગલ માને છે કે ભારતની લોકશાહી બહુસાંસ્કૃતિક અને વાયબ્રન્ટ છે

માંદા એકમો ઝ્ઝ્ટપથી પુનઃજીવીત થાય તો હજારો કાયદારોની આજીવીકા જળવાઇ રહે તે હેતુસર રાજ્ય સરકારે આ નિર્જીય કર્યો છે

એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે આ કૃષિ સમેંલનો અમદાવાદવડોદરાસુરત રાજકોટ કચ્છ ભાવનગર મહેસાણા ગોધા બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં યોજાશે

લેફ્ટનંટ જનરલ પરમજીત સિંઘ આજે કચ્છની દરિયાઈ સીમાની મુલાકાતે આવશે આ દરમ્યાન તેઓ ઉચ્ય સુરક્ષા એન્જસીઓ સાથે બેઠક થોજશે તથા દરિયાઈ ક્રિક સીમાની સ્થિતિનું નિરીક્ષણ કરશે

મી ના અંતરે આવેલ પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રફેલા કેદીઓ માટે જાણીતા કથાકાર મેરારિબાપુના બે દિવસીય કાર્યક્રમનો ગઈકાલે પ્રારંભ થયો ફતો આ કાર્યક્રમનો હેતુ કેદીઓના અંતર મનમાંથી કટુતા દૂર કરીને જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિથી વિચારતા થાય તે જોવાનો છે ગઇકાલે પ્રથમ દિવસે જાણીતા વકતાઓ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાના વકતવ્યો યોજાયા હતા

પરિણામેસ્વાઇન ફ્લુ જેવા રોગ પણ આ ઋતુમાં દેખાય છે જીલ્લા મથક ભુજ સ્થિત અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલમાં તબીબોએ સ્વાઇન ફ્લુ સામે સુર ક્ષાત્મક પગલા સારવાર અને સાવચેતી માટે માર્ગદર્શક સૂચનો જારી કર્યા છે

જેમાં ઠંડી લાગવાની સાથે તાવ ગળામાં ખારાશ અને ખરાબી ઉધરસ તેમજ નાકમાંથી અવિરત પાણી વહી જવાની ઘટના સામાન્ય હોય છે

મંત્રાલયે કહયું છે કે સ્કીલ ઇન્હિયાના સ્વપ્નને સાકાર કરવા ઉચ્ચકક્ષાના ધોરણો અને મોટાપાયા ઉપર કૌશલ્યની ગતિ વધારવાનો હેતુ છે